વી સદાનંદ ગૌડાએ પ્રધાનમંત્રી જનઔષધિ યોજના અંતર્ગત આજે આઠ રોગપ્રતિકારક ઉત્પાદનનો દેશભરમાં પ્રારંભ કરાવ્યો

બીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત સાથે જોડાયેલ નશીલા પદાર્થોના હેરફેર કેસમાં અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે

આ શીખર બેઠકની વિષય વસ્તુ છે ભારત અમેરિકા સપ્તાહ નવા પડકારો અંગે માર્ગદર્શન આ બેઠકમાં વેપાર ઉર્જા આરોગ્ય સંભાળ જેવા વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેનો સહકાર વધારવા અંગે ચર્ચા કરાશે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ માઇક પેન્સ આ શીખર બેઠકને આ સોમવારે સંબોધશે વિદેશમંત્રી એસ જયશંકર અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ પણ આ સપ્તાહમાં પ્રાસંગિક પ્રવચન કરશે આ શિખર બેઠકમાં વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સરકારી અધિકારીઓ અને નેતાઓ ભાગ લેશે પ્રધાનમંત્રી સંબોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર્ય મોદી આવતીકાલે હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઇ પટેલ પોલીસ અકાદમીમાં વિડીઓ કોન્ફરન્સીંગના માધ્યમથી આઇપીએસ પ્રોબેશનરના દીક્ષાંત સમારોહને સંબોધન કરશે

આ પ્રોબેશનરોએ મસૂરીમાં આવેલ લાલ બહાદુર શાસ્રીથ્ રાષ્રીઅ

સદાનંદ ગૌડાએ પ્રધાનમંત્રી જનઔષધિ યોજના અંતર્ગત આજે આઠ રોગપ્રતિકારક ઉત્પાદનનો દેશભરમાં પ્રારંભ કરાવ્યો આ ઉત્પાદનોનું વેચાણ દેશભરમાં જનઔષધિ કેન્રોડાના માધ્યમથી કરવામાં આવશે શ્રી ગૌડાએ જણાવ્યું કે કોરોના મહામારીને ધ્યાનમાં લેતા આ શક્તિવર્ધક ઉત્પાદનોથી લોકોની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થશે

મંત્રીશ્રી ગૌડાએ જણાવ્યું કે જનઔષધિ કેન્રોત્ના વિશાળ નેટવર્ક દ્વારા આ ઉત્પાદનો લોકો સુધી પહોંચશે જેનાથી ડાયાબિટીસ હાઇ બ્લડ પ્રેશર અને અન્ય ગંભીર બિમારીઓથી પીડાતા દર્દીઓ માટે આર્શીવાદરૂપ સાબિત થશે આ પ્રસંગે રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત હતા શ્રી માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યુ છે કે આ શક્તિવર્ધક ઉત્પાદનોથી કુપોષણને દેશવટો આપી શકાશે

તેમણે કહ્યું કે ભારતમાં કોરોનાથી મૃત્યુદર પણ ઘણો ઓછો છે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

અમેરીકાના તબીબી સંગઠનની સત્તાવાર પત્રિકામાં છપાયેલા અભ્યાસ જૂથના અહેવાલના આધારે આરોગ્ય સંસ્થાએ કોવિડના ખૂબ જ ગંભીર સ્થિતિવાળા દર્દીઓને સ્ટીરોઈડ દ્વારા સારવાર આપવાની ભલામણ કરી છે જો કે કોવિડના સામાન્ય દર્દીઓને આવી સારવાર આપવાની ભલામણ કરાઈ નથી

જેમાં એર ઇન્ડીયા વિમાનો તેમજ નૌસેનાના જહાજોનો સમાવેશ થાય છે આજે બપોરે પત્રકારોને માહિતી આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે વંદે ભારત મિશનનો છઠઠ તબ્બકો આ મહિનાની પહેલી તારીખથી કાર્યરત છે

જેના દ્વારા બે લાખથી વધુ લોકોની પરત ફરવાની અપેક્ષા છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણના લક્ષ્યાંકને વટાવી દીધો છે

મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ વર્ષે ઓગસ્ટ સુધી ધોરીમાર્ગોના ત્રણ હજાર ત્રણસો કિલોમીટરની લંબાઇના કામનો લક્યાં્રક હતો જે પાછલા વર્ષોના લક્યાંગનકની સરખામણીમાં વધુ છે

બી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો એન

ના આંકડા જણાવે છે કે ભારતમાં અકસ્માતથી તેમજ આત્મહત્યાથી થતાં મૃત્યુનો દર વિશ્વમાં ઘણો ઓછો છે

સી આર બી ના અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં મોટા ભાગના રાજ્યોમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું છે જે મોટર વાહન અધિનિયમ લાગુ કરવાના કારણે સંભવ બન્યુ છે મોબાઇલ એપ વિદેશ મંત્રાલય ભારત ઇન્ટરનેટ ટેકનોલોજી સહિત દેશમાં સીધા વિદેશી મૂડીરોકાણ આવકારે છે પરંતુ કંપનીઓએ સરકારના નિયમનકારી માળખા અનુસાર કાર્ય કરવું જોઇએ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવવાના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રી વાસ્તવે જણાવ્યું કે સીધા વિદેશી મૂડી રોકાણ મામલે ભારત ઉદાર મન ધરાવે છે જેમાં ઇન્ટરનેટ કંપનીઓ તેમજ ડીજીટલ ટેકનોલોજી કંપનીઓનો પણ સમાવેશ થાય છે તેમણે કહ્યું કે ડીજીટલ ટેકનોલોજી કંપનીઓએ ભારતમાં કાર્ય કરતી વખતે સરકારના સંબંધિત મંત્રાલયો અને વિભાગો દ્વારા બહાર પાડેલા નિયમોનું પાલન કરવાની જવાબદારી લેવી પડશે

જયશંકર આ મહિનાના અંતમાં મોસ્કોમાં યોજાનાર એસ

ઓ શાંઘાઇ સહકાર સંગઠનની વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે

આ તબક્કે ઘણી બધી પ્રવૃતિઓ થઇ રહી છે પરંતુ લોકડાઉન દરમિયાન ઓનલાઇન ઇવેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે શ્રી નરવણે આર્મીના ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે આજે સવારે બે દિવસ માટે લદાખની મુલાકાતે પહોંચ્યા છે પૂર્વીય લદાખના પેંગોંગ ઝીલના દક્ષિણ કિનારા પર ચીન લશ્કર સાથે ભારતીય લશ્કરના તાજેતર યુધ્ધ બાદ તેઓ ત્યાં ગયા છે

પૂર્વી લદાખ ક્ષેત્રમાં આ મુદ્દાને હલ કરવા અને પુનઃ શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે આ ઘટનાને ધ્યાનમાં રાખીને જનરલ નરવણેની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવે છે તેઓ લેફ પહોંચ્યા બાદ તરત જ આગળની ચોકીઓ પર ગયા હતા અને તેઓ ત્યાં હાજર સુરક્ષા દળો સાથે તૈયારીઓની સમીક્ષા કરશે બાદમાં તેઓ લેહ મુખ્ય મથક જશે

બીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત સાથે જોડાયેલ નશીલા પદાર્થોના હેરફેર કેસમાં અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે પકડાયેલ બાસિત પરિહાર સાથે વ્યક્તિનો સંબંધ છે એનસીબીએ અત્યાર સુધી આ મામલે જૈદ વિલાત્રા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે

એજન્સી દ્વારા આજે તેને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો અદાલતે આજે તેને નવ સપ્ટેમ્બર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો રેલ્વે પિયુષ ગોયલ રેલ્વે મંત્રી પિયુષ ગોયલે આજે રેલ્વે માલભાડા અને પાર્સલ સેવા સાથે મજબૂત ભાગીદારી માટે ટોચની કુરિયર સેવા એજન્સીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ભારતીય રેલ્વેએ ખાનગી પાર્સલ સેવાઓ સાથે પોતાનો વેપાર વધારવાની સંભાવનાઓ પર વિચાર વિમર્શ કર્યો બેઠકમાં જણાવવામાં આવ્યું કે કુરિયર એજન્સીઓની પાર્સલ સેવાઓને ઝડપથી અને ઓછા ખર્ચે ચલાવવા માટે ભારતીય રેલ્વે વિભાગ મદદ કરશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પત્રકારોને જણાવ્યું કે પહેલીવાર બાંગ્લાદેશ થઇને ભારતના રાષ્ટ્રીય જળમાર્ગને ત્રિપુરા સાથે જોડવામાં આવશે આ માટે પાંચમી સપ્ટેમ્બરે પ્રાયોગિક ધોરણે દાઉકાંડીથી જહાજને રવાના કરાશે